સી એમ આરએ જણાવ્યું છે કે કોરોના ચેપને રોકવા તેમજ લોકોના જીવનને બચાવવા માટે પરિક્ષણ અને ઉપચાર એકમાત્ર ઉપાય છે પરિષદે જણાવ્યું કે દેશના દરેક ભાગમાં કોરોના ચેપના લક્ષણોવાળા લોકો માટે વ્યાપક પરિક્ષણ સુવિધા ઉપલબ્ધ હોવી જોઇએ કોરોના ચેપને અટકાવવા માટે ચેપગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવતાં લોકોને શોધવાની પ્રણાલીને પણ મજબૂત બનાવવી જોઇએ

એમ કેઅર્સ ફંડ ટ્રસ્ટમાંથી સરકારી કોવિડ હોસ્પિટલોને ભારતીય બનાવટના વેન્ટીલેટર પૂરા પાડવા બે હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

એમ

આ વેન્ટીલેટર મહારાષ્ટ્ર દિલ્હી ગુજરાત બિહાર કર્ણાટક અને રાજસ્થાનને આપવામાં આવ્યા છે

આના સિવાય પ્રવાસી મજુરોના કલ્યાણ માટે રાજ્યો અને કેન્દ્ર શાસિતપ્રદેશોને એક હજાર કરોડ રૂપિયા અગાઉથી ફાળવવામાં આવ્યાં છે

બોટાદ જીલ્લામાં આજે નવા બે પોઝીટીવ કેસ નોંધાતા કોરોના સંક્રમિત કેસોની કુલ સંખ્યા ઓગણએંસી થઇ છે નવા બે પોઝીટીવ કેસ પૈકી એક કેસ બરવાળા અને એક કેસ ગઢડામાંથી નોંધાયેલ છે બોટાદ જીલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ બે ના મૃત્યુ થયા છે

અમરેલી જીલ્લામાં આજે વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે ત્રણ પૈકી બે કેસની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે અને એક કેસની ટ્રાવેલ હિસ્ટ્રી હજી આવવાની બાકી છે

ગઇકાલે સવારે બાબા રામદેવે કોરોના સામે કોરોનીલ નામની નવી દવાની જાહેરાત કરી હતી

મંત્રાલયે ઉત્તરાખંડ સરકારની દવાને લાયસન્સ આપતી એજન્સીને પણ આ દવા સંબંધિત લાયસન્સની પ્રક્રિયા તથા સ્વીકૃતિ આપવા અંગેની વિગતો આપવા જણાવ્યું છે

મુખ્યમંત્રીએ આજે સવારે જગદંબા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું

ડી સી માં આવેલી પુનિચાર્મ નામની ડાયપર બનાવતી કંપનીમાં સવારે નવ વાગે આગ લાગી હતી કોઇ અગમ્ય કારણોસર આ આગ સમગ્ર કંપનીમાં ફેલાઇ જતાં ભીષણ આગમાં ફેરવાઇ હતી આ અંગે ફાયર બિગ્રેડને જાણ કરવામાં આવી હતી

હજુ સુધી આગ ઉપર કાબુ મેળવી શકાયો નથી આગના ધુમાડા દૂરદૂર સુધી દેખાઇ રહ્યા છે

ગ્રા પોષણક્ષમ સુખડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

રાજકોટ સુજલામ સુફલામ જળ અભિયાનનોના કારણે રાજ્યના ગ્રા મીણ વિસ્તારો પાણીદાર બન્યા છે રાજકોટમાં સુજલામ સુફલામ જળઅભિયાનના ત્રીજા ચરણના કાર્યો હાથ ધરાતા તેના થકી જળ સંચયની કામગીરી તો કરવામાં આવી જ સાથોસાથ અનેક લોકોને રોજગારી પણ પ્રાપ્ત થઈ છે

અમારા ખેડાના પ્રતિનિધિ જણાવે છે કે ડાકોરમાં જો અષાઢી બીજે પુષ્ય નક્ષત્ર હોય તો અષાઢી બીજે રથયાત્રા યોજાય છે નહીંતર અષાઢી ત્રીજે રથયાત્રા યોજાઇ છે મંદિરના પુજારી સેવકો અને કર્મચારીઓએ ભગવાન રણછોડરાયનો રથ ખેંચ્યો હૃચો ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાયો નહોતો વેધર રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને ગઇકાલે વેધર વોચની ઓનલાઈન બેઠક યોજાઇ હતી આ બેઠકમાં જણાવ્યા મુજબ આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં નવસારી તાપી વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે